વેંકૈયા નાયડુએ માતૃભાષામાં પ્રવીણતાના મહત્વ પર ભાર મુકતા લોકોને અન્ય ભાષા શીખવાની અપીલ કરી છે ત આરોગ્ય મંત્રી ડોક્ટર ફર્ષવર્ધને આજે કહ્યું કે ભારતમાં કોવિડના દર દસ લાખ વસતીદીઠ સૌથી ઓછા કેસ છે

આવતીકાલે સવારે અગીયાર વાગે મન કી બાતનું હિદીમાં પ્રસારણ થયા બાદ તરત જ તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ પ્રસારીત થશે મન કી બાત કાર્યક્રમના પ્રાદેશિક ભાષામાં ભાવાનુવાદનું પુનઃપ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે આકાશવાણીના જે તે ભાષાના કેન્દ્રો પરથી કરાશે

સોમવારે બપોરે સાડા ચાર વાગે પ્રધાનમંત્રી આ ત્રણેય લેબનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે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 કેન્દ્ર સરકારે રાજય સરકારો તથા કેન્દ્રશા સિત પ્રદેશોના વડાઓને પણ પરીક્ષણની સંખ્યા વધારવાના નિર્દેશ આપ્યા છે

વેંકૈયા નાયડુએ માતૃભાષામાં પ્રવીણતાના મહત્વ પર ભાર મુકતા લોકોને અન્ય ભાષા શીખવાની અપીલ કરી છે તેમણે કહ્યું કે અન્યભાષા શીખવાની વ્યક્તિની જાણકારીનો વિસ્તાર વધે છે નવા અવસર ઊભા થાય છે અનેસાંસ્કૃતિ વિવિધતા તથા મૂલ્યોના વ્યાપક સ્વરૂપથી અવગત થવાય છે

શ્રી નાયડુએ લોકોની સમજણનો વિસ્તાર વધે તે માટે સાંસ્કૃતિક અને ભાષાના આદાન પ્રદાન વધારવા પર ભાર મૂક્યો હતો હર્ષ વર્ધન આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને આજે કહ્યું કે ભારતમાં કોવિડના દર દસ લાખ વસતીદીઠ સૌથી ઓછા કેસ છે

ગઇકાલે શાંઘાઈ સહકાર સંગઠનની આરોગ્યમંત્રીઓની ડિજિટલ મીટિંગને સંબોધન કરતાં હર્ષ વર્ધને કહ્યું કે ભારતમાં અંગત રક્ષણાત્મક ઉપકરણોનું એક પણ ઉત્પાદક નથી અને હવે દેશ થોડા મહિનામાં સ્વદેશી ક્ષમતાનો વિકાસ કરી શકશે તેમણે કહ્યું દેશ હવે ગુણવત્તાયુક્ત પી

ની નિકાસ કરી શકે છે અન્ય સ્વદેશી ક્ષમતા પ્રાપ્ત કરવા અને વેન્ટિલેટર અને તબીબી ઓક્સિજન માટેની માંગ અને પુરવઠાની અસમતુલાને ઘટાડવા માટે પણ આ પ્રકારનું સ્કેલિંગ કરવામાં આવ્યું હતું મંત્રીશ્રીએ કોવિડ મેનેજમેન્ટમાં માહિતી ટેકનોલોજીના નવીન ઉપયોગ અંગે પણ પ્રકાશ પાડ્યો તેમણે કહ્યું સંભવિત ક્લસ્ટરોની દેખરેખ અને ઓળખ માટે આરોગ્ય સેતુ એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે ડોક્ટર હર્ષ વર્ધને ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ પર ભાર મૂક્યો હતો અને લોકોની ઇમ્યુનિટી વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમ જણાવ્યુ તેમણે શાંઘાઇ સહકાર સંસ્થાના આરોગ્ય મંત્રીઓની હાલની સંસ્થાકીય બેઠકો અંતર્ગત પરંપરાગત દવા પર પેટા જુથ સ્થાપવાની દરખાસ્ત કરી

ચારધામ યાત્રા ઉત્તરાખંડ સરકારે બીજા રાજયમાંથી આવનાર ભાવિકોને ચારધામ યાત્રાની શરતી મંજુરી આપી છે

ભાવિકોએ પ્રથમ સાત દિવસ સુધી ઇન્સ્ટીટયુશનલ કવોરન્ટાઇનમાં ફરજીયાત રહેવુ પડશે આ ઉપરાંત દેશના બીજા રાજયમાં આવેલા કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી કોઇપણ ભાવિકને ઉત્તરાખંડમાં આવવાની મંજુરી અપાશે નહી કેન્દ્ર રાજય કોવીડ કેન્દ્ર સરકારે આંધ્રપ્રદેશ બિહાર સહિતના નવ રાજયોને કન્ટેનમેન્ટ વિસ્તારોને કેન્દ્રમાં રાખીને કોવીડના પરિક્ષણો વધારવાનો નિર્દેશ આપ્યો છે આ બે રાજયો ઉપરાંત તેલંગણા ઓડીશા પશ્ચિમ બંગાળ આસામ કર્ણાટક ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં કોવીડ સૌથી વધુ એકટીવ કેસ હોવાથી આવો નિર્દેશ અપાયો છે કોવીડનો ચેપ વધતો અટકાવવા તથા સંકલીત વ્યુહરચના ઘડવા કેબીનેટ સચિવે વીડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી નવ રાજયોના અગ્ર તથા આરોગ્ય સચિવો સાથે યોજેલી બેઠકમાં ટેસ્ટ વધારવાનો નિર્દેશ અપાયો છે

અમેરીકા ડ્રોન અમેરીકાએ તેના મિત્ર દેશોમાં ડ્રોનની નિકાસના નિયમો હળવા બનાવ્યા છે

આ નિર્ણયથી અમેરીકામાં ડ્રોનના વેપાર સાથે સંકળાયેલા લોકોની આર્થિક સલામતી સુનિશ્ચિત થશે તથા અમેરીકાના મિત્રદેશોની ક્ષમતા વધશે

ઘણા સ્થળોએ મકાનોને નુકસાન થયું છે તથા આશરે સવા લાખ હેકટરથી વધુ વિસ્તારોમાં ઉભા પાક ઉપર પાણી ફરી વબ્યા છે

બિહારમાં ગંડક બાગમતી સહિત મહત્વની નદીઓ ભયજનક સપાટી વટાવીને વહી રહી છે અમદાવાદ કોવીડ અમદાવાદ મહાનગરપાલિકાએ કોવીડના દર્દીઓ શોધવા શહેરના વિવિધ ધર્મસ્થળોએ રેપીડ એન્ટીજન પરિક્ષણો શરૂ કર્યા છે

આ પૈકી છ જણાને કોવીડ થયો હોવાનું જણાવ્યું છે

કોવીડના સમયાગાળમાં નાગરીક ઉડૃયન મંત્રાલયે દેશમાં એક સ્થળેથી બીજા સ્થળે જતા વિમાનોમાં ભાડામાં મહત્તમ તથા લધુત્તમ મર્યાદા નિર્ધારીત કરી હતી વિમાન ભાડામાં અસાધારણ વધધારો ન થાય તે હેતુથી ભાડાની મહત્તમ મર્યાદા નિર્ધારીત કરાઇહતી એવી જ રીતે વિમાન કંપનીઓને આર્થિક નુકસાન ન થાય તે હેતુથી વિમાનના ભાડામાં લઘુત્તમ મર્યાદા નકકી કરાઇ હતી

રાજસ્થાનમાં દવા છાંટવા માટે બેલ હેલીકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહયો છે